ભાજપના મુખ્ય ઉમેદવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિશંકર પ્રસાદ મનોજ સિંહા હરદિપસિંહ પુરી શિરોમણી અકાલીદળના સુખબીરસિંહ બાદલ કોંગ્રેસના મીરા કુમાર અને શત્રુધ્ન સિંહા તથા ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેનનો સમાવેશ થાય છે આજે ચ્રૂંટણી મૂક્ત અને ન્યાયી રીતે યોજવા માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે

સુવિધા પોર્ટલ માટે ડેટા ટ્રાન્સમિશન કરવા જરૂરી કોમ્પ્યુટર લેપટોપ કે મોબાઇલ ડિવાઇસ જેવા સાધનો જિલ્લા ચૂંટણી અધિકારીની પરવાનગીથી લઈ જઈ શકાશે ચૂંટણી પંચના અધિકૃત પ્રેસ પ્રતિનિધિઓ મત ગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે પરંતુ મતગણતરી હોલમાં પ્રવેશ પાત્ર થશે નહીં તેઓ તેમની સાથે રહેલા મોબાઇલ ફોન કે અન્ય સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ માત્ર નિયત થયેલ મીડિયા સેન્ટરમાં જ કરી શકશે સત્તર જૂનાગઢ લોકસભા બેઠક ની મત ગણતરી ની તમામ તેયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જિલ્લા ચૂંટણી અધિકારો ડો સૌરભ પારઘી એ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે કુલ ચૌદ ટેબલ ઉપર સાત વિધાન સભા મતક્ષેત્ર ની ગણતરી એક સાથે ચાલુ થશે સૌથી વધુ વિસાવદર મતક્ષેત્ર ના બાવીસ રાઉન્ડ થશે જ્યારે સૌથી ઓછા માંગરોળ મત વિસ્તાર ના ચૌદ રાઉન્ડમાં ગણતરી હાથ ધરાશે પડધરી ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળના બહેરામપુર ખાતે ગઈકાલે થયેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા

સદગતની અંતિમ યાત્રામાં શ્રી રૂપાણી જોડાયા હતા તાપી જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન પુર વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજન માટે આજે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી

રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યાં છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ગત મોડી સાંજે એકાએક વાવાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભારે પવન કૂંકાવાની સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકર્યું હતું

પાલનપુર આબુરોડ હાઈવે ઉપર પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામ પાસે ચાલી રહેલા રેલવે કોરીડોર કામના દસ શ્રમજીવીઓએ રક્ષણ મેળવવા એક ઝૂંપડામાં આશરો લીધો હતો પરંતુ ઝૂંપડા ઉપર લીમડાનું ઝાડ તૂટી પડતાં એક શ્રમજીવીનું મોત નીપજ્યું હતું જ્યારે પાંચને ઈજા થઈ હતી રાજ્યના ખેડ઼તો હવે પરંપરાગત ખેતી કરતા કંઇક વિશેષ પ્રકારે પાકની વાવણી કરી સારી ઉપજ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવો એક નવતર પ્રયોગ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જીવણપુર ગામના ખેડૂતે કર્યો છે આ ખેડુતે તેમના ખેતરમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર કાળા તલની વાવણી કરી છે અને સારી ઉપજની આશા સેવી રહ્યા છે કાળા તલની ખેતી ગુજરાતમાં ફક્ત સૌરાષ્ટ્રમાં થાય છે ખેતીની પદ્વતિમાં જાજો ફેર નથી જેમ સફેદ તલની વાવણી થાય તેવી જ રીતે કાળા તલ પણ વાવવામાં આવે છે

સંપૂર્ણ વન વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન બનતા સર્પદંશના બનાવો સામે અસરગ્રસ્તોને ત્વરિત સારવાર મળી રહે તથા જિલ્લામાં સર્પદંશને કારણે થતી જાનહાનિનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે ડાંગ ક્લેક્ટર શ્રી એન

ડામોરે આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ સાથે ચર્ચા કરતાં જિલ્લામાં ખાસ કરીને ચોમાસા દરમિયાન બનતા સર્પદંશના બનાવો સામે ગ્રામીણ પ્રજાજનોને પૂરતું રક્ષણ મળી તે માટે આગોતરા આયોજન સાથે એક્શન પ્લાન ઘડી કાઢવાની સૂચના આપી હતી